અંધકાર પર પ્રકાશના અજ્ઞાન પર જ્ઞાનના તેમજ બુરાઈ પર અચ્છાઈના પ્રતિક સમા આ દિપાવલીના પર્વની વહેલી સવારથી જ લોકો ઉત્સાહભેર મંગળા આરતી તેમજ દેવ દર્શન અર્થે વિવિધ મંદિરોમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે મંદિર પરિસરોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યા છે દેશના દક્ષિણના કેટલાક રાજ્યોમાં ગઈકાલે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી

વૈકેયા નાયડુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી છે

પ્રાપ્ત માહિતી અનુસાર આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી કેદારપુરીમાં ચાલી રહેલાં બાંધકામના કામની સમીક્ષા કરશે આ સાથે તેઓ ગત વખતે આવેલી પૂરની આપત્તી બાદ ચાલી રહેલી નવી યોજનાઓના કામની પણ સમીક્ષા કરશે પ્રધાનમંત્રીની આ મુલાકાતને લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે

કોહલી અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આ ગુરૂવારે નાગરિકો સાથે શુભેચ્છાની આપ લે કરશે

પી ખાતે સુરક્ષામાં તેનાત જવાનો સાથે ઉજવશે

જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેનાર એમ એસ એમ

એકમોને માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ સ્કીમનો લાભ મળશે આ લાભ મેળવવા માટે એકમોએ ઔદ્યોગિક એસોસીએશનચેમ્બર એફ કોમર્સફેડરેશન મારફતે અરજી કરવાની રહેશે એક એસોસીએશનચેમ્બર એફ કોમર્સફેડરેશન તરફથી ઓછામાં ઓછા પાંચ એકમોએ ભાગ લીધે લહોવો જરૂરી છે માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ સ્કીમનો લાભ લઇને પ્રદર્શનમાં ભાગ લેનાર એમ એસ એમ ઇ